તમે પણ અમારી સામે સૂર ક્ષા તથા બચાવના ત્રણ સરળ ઉપયોનો સંકલ્પ કરો માસ્ક પહેરો સામાજિક દુરી જાળવો તેમજ હાથ તથા મોં સાફ રાખો

આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામિણ વિસ્તારોમાં માલિકોને અધિકારોનો દાખલો પૂરદ પાડવાનો એને પ્રૌપ્રિટી કાર્ડસ આપવાનો છે આ યોજના યોરે વર્ષના સમયગાળા દરમિયાન દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે અને દેશના લગભગ છ લાખ ડેં ફજાર ગામોને આવરી લેવામાં આવશે લગભગ એક લાખ મિલકતધારકો તેમના સંપત્તિના કાર્ડસ તેમના મોબાઈલ ફોન પર પર્હોચાડાયેલી એસ એમ એસ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે આશુતોષ અંતાણી મુખ્યમંત્રીઃ શહેરી વિકાસ યોજનાઃ રાજ્યના શહેરોમાં માળખાંકીય સુવિધાઓ વધારીને ઈઝ ઓફ લીવિંગથી શહેરો રહેવાલાયક બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના શહેરોની સરખામણીએ ઉભાં રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવામાં આવ્યું છે

ગઈકાલે જીલ્લામાં સૌથી વધુ ભુજ શહેરી વિસ્તારમાં નવ તથા ગ્રામ્ય વિસ્તારમાં છ એમ પંદર પોઝિટિવ કેસ નોંધાયા હતા

એ ઈ ખાતે રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ આઇ પી એલ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે કોલકાત્તા નાઈટ રાઈડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને બે રનથી ફરાવી મેય જીતી લીધી હતી

જયારે આજે બપોરે સાડાત્રણ વાગ્યે સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે જયારે સાંજે સાડા સાત વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે મેચ રમાશે